પી એલ

કાશ્મીરમાં અનંતનાગ લોકસભા મતવિસ્તારમાં લદ્દાખ તથા પુલવામા અને શોપીયાં જિલ્લાઓમાં મતદાન થઈ રહ્યું છે આ તબક્કામાં કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ સ્મૃતિ ઈરાની રાજ્યવર્ધન રાઠોડ અર્જુન રામ મેઘવાલ અને જયંત સિંહા રાજીવ પ્રતાપ રૂડી કોંગ્રેસના રાફુલ ગાંધી સોનીયા ગાંધી તથા જતીન પ્રસાદ મુખ્ય ઉમેદવારો છે

આ તબક્કામાં મુખ્ય ઉમેદવારો ભાજપના રાજીવ પ્રતાપ રૂડી અજય નિષાદ અને એલ

પી

એવી જ રીતે ચૂંટણી મુક્ત અને ન્યાથી રીતે યોજવા ભારત નેપાળ સરફદ સીલ કરાઈ છે

આ સાત પૈકી પાંચ મતદાન મથકો ધુબ્રી મતવિસ્તારના છે જ્યારે બે મતદાન મથકો કોકાઝાર મતવિસ્તારના છે આ બધા જ મતદાન મથકોએ ત્રીજા તબક્કાની ચૂંટણીમાં મતદાન થયું હતું

જુદાં જુદાં રાજકીય પક્ષોના અગ્રણીઓ દેશના સંબંધીત વિસ્તારોમાં રેલી તથા રોડ શો દ્વારા પ્રચાર કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળમાં તમલુક તથા ઝારગ્રામ અને ઝારખંડમાં રેલીઓમાં સંબોધન કરશે ભાજપના અધ્યક્ષ અમીત શાફ બિફારના પૂર્વ ચંપારણ જિલ્લામાં પ્રચાર કરશે કોંગ્રેસના અધ્યક્ષ રાફુલ ગાંધી ફરીયાણાના ભીવાની જ્યારે બી એસ પી ના વડા માયાવતી ઉત્તરપ્રદેશના બસ્તી અને બલરામપુરમાં રેલીઓમાં સંબોધન કરશે

સરકાર સામે કર્યો છે પી ટી આઈ સમાચાર સંસ્થા સાથેની મુલાકાતમાં તેમણે ભારતીય અર્થતંત્રમાં જરૂરીયાત કરતા વધારે નિયંત્રણો લાદવાનો તથા ફસ્તક્ષેપ અને નિયંત્રણોના માધ્યમથી સરકાર અર્થતંત્રની નિયંત્રક બની ફોવાનો આક્ષેપ કર્યો હતો

કોંગ્રેસના રાષ્ટ્રીય મફામંત્રી મોતીલાલ વોરાએ આ અંગેના આદેશો જારી કર્યા છે બિફારમાં લોકસભાની મધુબની બેઠક પર મફાગઠબંધનના સત્તાવાર ઉમેદવાર સામે શકીલ અફેમદે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝુકાવ્યું હોવાથી તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે

કેબિનેટ સચિવ પી

સિંફાએ ગઈકાલે દિલ્ફીમાં યોજાયેલી રાષ્ટ્રીય આપત્તી વ્યવસ્થાપન સમિતિની બેઠક બાદ આ અંગેના નિર્દેશો આપ્યા છે આ બેઠકમાં આંધ્રપ્રદેશ તથા પશ્ચિમ બંગાળના વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાલી રફેલા રાફત કાર્યોની પણ સમીક્ષા કરવામાં આવી હતી ઓડિશાના ફણીથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાફત અને પુનઃ નિર્માણની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રફી છે

મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડૂએ ગઈકાલે જણાવ્યું ફતું કે ફણી વાવાઝોડાના લીધે વ્યાપક નુકસાન પામેલા ઓડિશાને માનવતાના ધોરણે સફાયની જરૂર છે